આ ઉપરાંત તેઓ અમદાવાદમાં વી એસ હોસ્પિટલ સંકુલમાં નવી બાંધવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ અને રિસર્ચના નવા ભવનનું ઉદઘાટન કરશે

ડિજીટલ ઇન્ડિયા ભાવનાને સાકર કરતી આ હોસિપટલની તમામ કામગીરી કમ્યૂટર દ્વારા કરાશે અને કાગળનો ક્યાંચ પણ ઉપયોગ નહીં થાય

હોસ્પિટલના ઉદઘાટનની તકતીના અનાવરણ પછી તેઓ તમામ આરોગ્ય સ્વિદ્યાઓનું નિરિક્ષણ કરશે અને સભાને સંબોધન કરશે

મંત્રીશ્રીએ વધ્માં જણાવ્યું હતું કે એક નવીન દ્રષ્ટિકોણ સાથે ચોજાનાર આ પ્રદર્શનનો હેતું વિવિદ્ય ક્ષેત્રો માટે બી ટ્ બીના પ્રતિનિધિઓ માટે મૂલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પ્રરો પાડવાનો છે

ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે ચોજાનાર આ બેઠકો દ્વારા રૂ

ટ્રેડ શોના અન્ય આકર્ષણોમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી સંભવિત દરેક દેશોની સહભાગીતા સાથે ખાસ કરીને રોબોટિક્સ અને લેસર કર્ટીંગન્ં પ્રદર્શન મેડીકેર અને હેલ્થ ઓડિઓ વિઝ્ય્અલ સર્વિસિસ આઇટીઇએસએન્ડ કોમ્ચ્નિકેશનજેવા વિષયોનો પણ સમાવેશ થાય છે